મહારાષ્ટ્ર અને ફરીયાણા વિધાનસભામાં ચુંટણી માટે પ્રચાર આજે સાંજે સમાપ્ત થશે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે મેઇક ઇન ઇન્ડિયા કાર્યક્રમ અંતર્ગત સ્વદેશી શસ્ત્ર પ્રણાલી વિકસીત કરવામાં ભારતીય સંરક્ષણ ઉદ્યોગને મજબુત બનાવવા સૈન્યના સહયોગ માટે અપીલ કરી છે ગુજરાત કેડરના વરિષ્ઠ આઇપીએસ અધિકારી અનુપકુમાર સિંહની રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ એનએસજીના વડા તરીકે નિમણુંક કરવામાં આવી છે ભારત અને દક્ષિણ આફિકા વચ્ચે ત્રણ ટેસ્ટ મેચની શ્રંખલામાં ત્રીજી અને અંતિમ મેચ આજે રાં ચીમાં શરૂ થશે મલેશિયામાં નવમાં સુલતાન જોહર કપની ફાઇનલ મેચમાં આજે ભારતીય જુનીયર પુરુષ હોકી ટીમનો મુકાબલો બ્રિટન સામે થશે

વિવીધ રાજકીય પક્ષોના મુખ્ય નેતાઓ મતદારોને આકર્ષિત કરવા પ્રચારમાં વ્યસ્ત છે

બિહારમાં સમસ્તીપુર અને મહારાષ્ટ્રમાં સતારા લોકસભા બેઠક માટે પેટાચુંટણી કરવામાં આવી રહી છે

હરીયાણા અને મહારાષ્ટ્રમાં નવી વિધાનસભા યુંટણી માટે બબધી જ બેઠકો પર સોમવારે મતદાન થશે

પ્રધાનમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદી આજે હરીયાણામાં એલાનાબાદ અને રેવાડીમાં ચુંટણી સભાને સંબોધિત કરશે પાર્ટીના વરિષ્ઠ નેતા અને ગૃહ મંત્રી અમીત શાહ આજે મહારાષ્ટ્રમાં નવાપુર અકોલા અને કરજતમાં સભા સંબોધશે આ અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્ર વિધાનસભા ચુંટણી માટે અંતિમ સભા સંબોધતા આગલી કોંગ્રેસ સરકાર પર મુંબઈ આતંકી હુમલા બાદ કાર્યવાહી નહી કરવાનો આરોપ લવાગ્યો હતો તેમણે કહયું કે હવે એવી કોઈ હ્ય્થતિ નથી જેથી હ્મલાખોરો જાણે છે કે તેમને સજા મળશે જ પ્રધાનમંત્રીએ કેન્દ્ર અને મહારાષ્ટ્રમાં ભાજપના નેતૃત્વવાળી સરકારના કારણે થયેલા આર્થિક સુધારાનો ઉલ્લેખ કર્યો હતો

તેમણે કોંગ્રેસ પક્ષ અને તેના સહયોગી પક્ષોને રાજકારણ કરવા બદલ અને કાશ્મીર ખીણમાં આતંકવાદ ફેલાવવાનો આરોપ લગાવ્યો

આ અગાઉ કોંગ્રેસ અને એનસીપી રાષ્ટ્રવાદી કોંગ્રેસે સતત મુખ્યમંત્રી બદલવાનું કામ કર્યું હતું પ્રધાનમંત્રીએ કહયું કે ભાજપ પર ભ્રષ્ટાયારનો એક પણ આરોપ નથી કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ હરીયાણામાં પોતાની નિર્ધારીત રેલી અગાઉથી જ રદ કરી હતી મહેન્દ્રગઢમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ રેલીને સંબોધન કર્યું તેમણે કહ્યું કે રાજયની સરકાર દેશની સમક્ષ જે વાસ્તવિક મુદૃ છે તેના વિપરીત લોકોનું ધ્યાન દોરી રહી છે

વેકૈયાહ નાયડુએ લોકસેવકોને સ્વચ્છ ભારત પ્રત્યક બુંદ ભરપુર ફસલ અને કુશળ ભારત જેવા કલ્યાણકારી કાર્યક્રમોના અસરકારક અમલીકરણનો ભારપુર્વક આગ્રહ કર્યો છે તેમણે કહયું કે વિકાસનો લાભ સૌથી વધુ જરૂરતમંદ લોકોને પર્જોયવો જાઈએ દિલ્હીમાં એક સમારંભમાં સંબોધન કરતાં શ્રી નાયડુએ કહયું કે સ્વચ્છ ભારત અભિયાન એ સામાજિક સુધારાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે જેમાં લોકોની સક્રિય ભાગીદારીની આશાથી વધુ સારા પરીણામ મળ્યા છે તેમણે દેશને ઉચ્ય વિકાસના પથ પર આગળ વધારવા છુપાયેલી પ્રતિભાની તલાશ કરવા અને તેમને પ્રોત્સાહન આપવા જણાવ્યું હતું

તેમણે જમ્મુ કાશ્મીરમાં પડકારોને પહોંચી વળવા અને અન્ય સુરક્ષા સંસ્થાઓના પ્રથાસોમાં તાલમેલ માટે સેનાની ભૂમિકાનીપ્રશંસા કરી છે દિલ્હીમાં સૈન્ય કમાન્ડરોના પાંચ દિવસના સંમેલનના સમાપત સત્રને સંબોધિત કરવા શ્રી રાજનાથસિંહે સેનાને નકસલવાદ આતંકવાદ આપત્તી રાહત વ્યવસ્થાપન અને માનવીય સહાયતા જેવા બધા જ પડકારોને પર્હોંચી વળવા સક્ષમ ગણાવી હતી તેમણે કહયું કે સરકારસેના સમક્ષ કોઇ પણ પ્રકારની મુશ્કેલી નહી આવવા દે તેમણે સેનામાં સંપુર્ણ વિશ્વાસ વ્યકત કરતા રાષ્ટ્રની આકાંક્ષાઓ પર ખરી ઉતરવા બદલ સેના પ્રમુખ્ અને વરિષ્ઠ અધિકારીઓનો આભાર માન્યો હતો

ગ્રાહક બાબત ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયના જણાવ્યા મુજબ મધર ડેરી પ્રતિકીલો પંચાવન રૂપિયાથી ઓછી કિંમતમાં ટમેટા વેંચવા તૈયાર થઇ છે મોટાભાગના રાજ્યોમાં ટમેટાના ભાવ સામાનથ થઇ રહયાં હોવાનું બેઠકમાં જણાવાયુ હતું આ ઉપરાંત મધ્યપ્રદેશમાંથી ટમેટાની આવક થઇ રહી છે જેના કારણે ફવે ટમેટાના ભાવ કાબુમાં આવશે મંત્રાલયના જણાવ્યા મુજબ મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી ડુંગળીનો નવો જથ્થો ઉપલબ્ધ થતાં આવતાં અઠવાડીયા સુધીમાં ખાસ કરીને દિવાળી બાદ ભાવ નિયંત્રણમાં આવશે કઠોળનો પુરતો જથ્થો હોવાનું બેઠકમાં જણાવાયું હતું

કેન્દ્ર સરકારના પ્રતિનિધિ અને નાગા શાંતી મંત્રણાકાર આર

રવીએ ગઇકાલે કોહિમામાં નાગા સોસાયટીના મુખ્ય પક્ષો સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી સરકારની સાથે થયેલી સહમતી બાદ નેશનાલીસ્ટ સોશ્યાલીસ્ટ કાઉન્સીલ ઓફ નાગાલેન્ડ એનએસસીએન આઇએમ જુથના કેટલાક નેતાઓ ધ્વારા આશંકાઓ દર્શાવતા લોકોને ગેરમાર્ગે દોરતા હોવાથી બેઠક બોલાવવામાં આવી હતી

હિન્દુ સમાજ પાર્ટીના અધ્યક્ષ કમલેશ તિવારીની ગઇકાલે લખનૌમાં અજાણ્યા લોકો દ્વારા હત્યા કરાઈ છે રાજ્ય પોલીસ વડા ઓ પી સિંહે પત્રકાર પરિષદમાં કહ્યું કે તેમને આ કેસમાં સીસી ટીવી સહિત કેટલાંક અન્ય મફત્વપૂર્ણ પુરાવા મળ્યા છે અને ગુનેગારોને જલ્દીથી પકડી પડાશે

પ્રધાનમંત્રી જોન્સને ગઇકાલે બધા સંસદ સભ્યોને તેમના કરારને ટેકો આપવા અનુરોધ કર્યો હતો જોન્સને થોડાક દિવસ પહેલા યુરોપીયન યુનીયન સાથે નવો બ્રેકઝીટ કરાર કર્યો હતનો

જેના કારણે શ્રી જોન્સનને આ કરાર સંમત કરાવવા અન્ય પક્ષો તેમજ અપક્ષ સંસદ સભ્યો ઉપર નિર્ભર રહેવુ પડશે જો સંસદ સભ્યો અગાઉની જેમ આ કરારને નકારી કાઢશે તો પ્રધાનમંત્રી જોન્સનને ઇ યુ પાસેથી બ્રેકઝીટ માટે વધુ ત્રણ મહિનાનો સમય માંગવો પડશે

કુલદીપ યાદવના ડાબા ખભામાં દર્દ થવાના કારણે ઝારખંડના સ્પિનર બોલર શહબાજ નદીમને આ ટેસ્ટ મેય માટે ટીમમાં સામેલ કરાયા છે